શ્રી મોદીએ કહ્યું હતું કે દર વર્ષે પાણીની અછતની દેશના ઘણા વિસ્તારોને અસર થાય છે જા કે સમગ્ર દેશમાં આ સમસ્યાનો કોઇ એક ઉકેલ ન હોઇ શકે પાણીને લગતી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે સરકારે નવું જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે

તાજેતરમાં ઉજવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગદિવસ વિષે બોલતાં શ્રી મોદીએ કહ્યું હતું કે સર્વગ્રાહી આરોગ્ય સંભાળની જાગૃતિએ યોગનું ગૌરવ વધાર્યું છે દેશના એરકન્ડીશન્ડ જીમ્સથી લઈ રણ વિસ્તાર હિમાલય સમુદ્ર હવાઈદળથી લઈ હવાઈ જહાજ અને ગામથી લઈ શહેર સુધી યોગનો પ્રસાર થયો છે શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે યોગ એ સામાજિક સેવાનું મોટુ ઉદાહરણ છે જાપાન ઈટલી અને અન્ય કેટલાય દેશોમાં યોગના તાલીમ કેન્દ્રો શરૂ થયા છે તેના ઉદાહરણો શ્રી મોદીએ ટાંકયા હતા લોકશાહીનું મહત્વ ભારપુર્વક દર્શાવીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા બંધારણ જરૂરી છે

તેમણે લોકશાહીની મહાન ગરીમાને સતત યાદ કરતા રહેવાનો લોકોને અનુરોધ કર્યો હતો

જે પુરા અમેરીકાની વસ્તી કરતાં બમણી અને સમગ્ર યુરોપની વસ્તી કરતાં પણ વધારે છે પ્રધાનમંત્રીએ ભાર પુર્વક કહ્યું હતું કે આ સંખ્યા ભારતના લોકતંત્રના કદ અને વિસ્તાર વ્યકત કરે છે તેમણે ચુંટણીની સમગ્ર પ્રક્રિયામાં કામગીરી બજાવનારા સ્રોતો અને માનવબળની પણ પ્રશંસા કરી હતી વિવિધ સત્કાર સમારંભોમાં કુલોના બદલે પુસ્તકો ભેટ આપવાનો અનુરોધ કરતાં પ્રધાનમંત્રીએ વિખ્યાત હિંદી સર્જક પ્રેમચંદની વાર્તાઓનો ઉલ્લેખ કરીને કહયું હતું કે આ વાર્તાઓના સંદેશ આજે પણ એટલા જ પ્રાસંગીક છે તેમણે જણાવ્યું હતું કે ઈદગાહ પુશ કી રાત નશા જેવી વાર્તાઓ સામાજીક વાસ્તવિકતાનું ચિત્ર વ્યકત કરે છે અને સરળ તેમજ પ્રવાહી ભાષામાં માનવીય લાગણીઓને વ્યકત કરે છે તેમણે કેરળમાં ગાઢ જંગલની વચ્ચે આવેલી અક્ષર લાયબ્રેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ આ લાયબ્રેરી માટે અથાગ પરીશ્રમ કરનારા પ્રાથમિક શાળાના શિક્ષક પી

મુરલીધરન અને ચાની દુકાન ચલાવતાં પી

શ્રી મોદીએ વાંચનને દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી હતી મન કી બાત કાર્યક્રમના પ્રારંભે શ્રી મોદીએ કહ્યું હતું કે યુંટણીના ત્રણ માસના સમયગાળામાં આ કાર્યક્રમ બંધ રહેવાના કારણે તેઓ તેમના વિચારો લોકો સુધી પહોંચાડી નહોતા શકયા તેથી તેમને કશુક ખુટતું હોય તેવુ લાગતું હતું

વિદેશમંત્રાલયના વર્તુળોએ જણાવ્યું કે આ મુદ્દે મંત્રણાઓ માટે ભારતે નવી તારીખો સુચવી છે તે આ કોરીડોર પ્રત્યેની ભારતની વચન બધ્ધતા વ્યક્ત કરે છે પાકિસ્તાને નિમેલી કરતાપુર સમિતિમાં અલગતાવાદી ખાલીસ્તાની અગ્રણીઓના સમાવેશ સામે ભારતે અગાઉ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત આ પરિયોજના સાથે સંકળાયેલ કેટલાક અન્ય મુદ્દાઓ અંગે પણ ભારતે પાકિસ્તાન પાસેથી સ્પષ્ટતા માગી છે

આકાશવાણી સાથેની વાતયીત દરમ્યાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પોલીસ અને સલામતી દળ દ્વારા શોધખોળ અભિવાન શરૂ કરાયો હતો શોધ ખોળ સઘન બનતા છુપાયેલા આતંકવાદીએ ગોળીબાર કર્યો હતો

કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર કે

શર્માએ મંત્રોના ઉચ્ચારણના વાતાવરણમાં અમરનાથના ભાવિકોના પહેલા જથ્થાને પ્રસ્થાન કરાવ્યું હતું